આજે વિશ્વ વાઘ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં વાઘ અંગેના અહેવાલનું વિમોચન કરતાં પ્રધાનમંત્રીએ વાઘને સેલામત રાખવા શક્ય તમામ પગલા લેવાની તેમની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી છે તેમણે કહ્યું કે વાઘની વસ્તી ગણતરીના આંકડાઓ દરેક ભારતીય અને પ્રકૃતિ પ્રેમીને આનંદ પમાડે તેવા છે

તેમણે કહ્યું કે ભારત સરેકારે દરેક નાગરિકને આવાસની સુવિધા આપવાની સાથે સાથે પશુઓ માટે ગુણવત્તા યુક્ત નિવાસસ્થાન આપશે

તેઓ લાંબા સમયથી બિમાર હતા તેમની અંતિમ યાત્રા આવતીકાલે જામકંડોરણા ખાતે યોજાશે વિઠ્ઠલભાઇ રાદડિયાના અવસાન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે સહકાર કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદોન બદલ તેઓ હંમેશા યાદ રહેશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રી વિક્રલભાઇ રાદડીયાનો દુઃખદ અવસાન અંગે ઘેરો શોકની લાગણી વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલી પાઠવી છે મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થને શોકાંજલી આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ધરતીપુત્રોના હિતની સદાય ચિંતા કરનારા એક અગ્રણી સહકારી આગેવાન ગુજરાતે ગુમાવ્યા છે ઠક્કર વરસાદની આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલા લોપ્રેસર તેમજ અપરએર સાયકલોનિક સકર્વુલેશનનાં પગલે રાજ્યભરમાં રવિવાર સાંજથી બુધવાર સુધી વરસાદની સંભાવના ફવામાન વિભાગે કરી હતી જેના પગલે ગઈકાલે સાંજથી ફવામાન પલ્ટો આવતા ઉતરગુજરાત સૌરાષ્ટ્ર મધ્યગુજરાત કરછ સફીતનાં વિસ્તારોમાં ધોધમાર વરસોદ શરુ થઇ ગયો છે

ઉતર કરછમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જયારે જીલ્લાના અન્ય વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઇને મધ્યમ વરસાદ થવાની સંભાવના છે

દરમ્યાન આજે સવાર સુધીમાં જીલ્લામાં બધા જ તાલુકાઓમાં ફળવાશ થી મધ્યમ વરસાદ નોંધાયો ફતો

અંદાજે દોઢ ઈચ જેટલો વરસાદ થયો હોય તેમ તેમણે ઉમેર્યું હતું આ સાથે જ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ વરસ્યો હોવાનું જણાવ્યું હતું તો રાપર તાલુકાના ખેંગારપર ગામથી મહાદેવ ભાઈ આફીરે પણ ગઈકાલે રાતથી આજ સુધી સારો વરસાદ થયો હોવાનું જણાવ્યું હતું

મુબઈ ભુજનો રેલ વ્યવફાર પણ વરસાદનાં કારણે અસર પામતા આજે સયાજીનગર અને કરછ એકસપ્રેક્ષ તેના નિર્ધારિત સમયથી મોડી પહોચી હતી ભુજ રેલ્વે સ્ટેશનનાં સ્ટેશન માસ્તર કે કે શર્માની યાદીમાં જણાવ્યા મુજબ સયાજીનગર તેના સમય કરતા અંદાજે પપ મિનીટ જયારે કરછ એકસપ્રેક્ષ દોઢ કલાક મોડી ભુજ પહોચી હતી

બેઠકને સંબોધતાં કલેક્ટરે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ઘડાયેલા એકશન પ્લાન અનુસાર શિક્ષણ વિભાગો દ્વારા શાળાઓમાં દીકરીના નામે વૃક્ષારોપણ કરવા વધુ કિશોરી મેળાનું આયોજન કરવા ઉપરાંત નબળી કામગીરીની સમીક્ષા કરી વધુ સારી કામગીરી પાર પાડવા માર્ગદર્શન આપ્યું હતું